ચુંટણીપંચે ગઈકાલે સાંજે સતરમી લોકસભાનાં તમામ તબ્બકાના મતદાન પૂર્ણ થયા પછી એક પત્રકાર પરિષદ ને સંબોધી ફતી જેમાં સતરમી લોકસભા નો ચિતાર આપ્યો ફતો નાયબ ચુંટણી કમિશનર ઉમેશ સિન્ફાએ મહિલાઓવરિષ્ઠ નાગરીકો ને મોટી સંખ્યામાં મતદાન કરવા પર આભાર માન્યો હતો તેમણે કહ્યું કે હિંસાનાં કેટલાક બનાવો સિવાય મતદાન શાંતિપૂર્ણ રહ્યું ફતું ઉપરાત ચુંટણી કમિશ્નરે ચુંટણી દરમ્યાન ફરજ પર રહેલ અર્ધ સૈનિકદળી અને સુરક્ષાદળીનો આભાર માન્યો હતો અને સમગ્ર ચુંટણી દરમ્યાન જે સેવા ભાવી સંસ્થા અને સ્વયં સેવકો તેમની સાથે જોડાતા ફતા તેઓ સૌ કોઈનો આભાર માન્યો ફતો

ગઈકાલે મતદાનમાં ભાજપના મુખ્ય ઉમેદવારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિશંકર પ્રસાદ મનોજ સિંહા હરદિપસિંહ પુરી શિરોમષ્ટી અકાલીદળના સુખબીરસિંહ બાદલ કોંગ્રેસના મીરા કુમાર અને શત્રુધ્ન સિંહા તથા ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેન વગેરેનું ભાવિ નક્કી થયું છે વિરલ રાણા લોકસભાના સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતાં ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજજ બન્યું છે

મુખ્ય ચૂંટણી અધિકારી મુરલીકુષ્ણને સમગ્ર વ્યવસ્થાનું નીરિક્ષણ કર્યું હતું તથા સલામતિ બંદોબસ્ત જાળવવા માટે પણ ચૂંટણી અધિકારીઓને તથા પોલીસ અધિક્ષકોને વિશેષ સૂચનાઓ આપી હતી અને તમામ બંદોબસ્તની સમીક્ષા કરી હતી

ટપાલથી મળેલા મતની ગણતરી પણ કરાશે અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓના મત પણ ગણતરીમાં લેવાશે આ ઉપરાંત આ વખતે દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ મતદાન મથકો પર પડેલા મત અને વીવીપેટની પજ્ઞ ગજ્ઞતરી કરવામાં આવશે અને તેના આધારે આખરી પરિણામ જાહેર કરવામાં આવશે

દરેક વ્યવસ્થા સુચારૂપણે ગોઠવવા સાથે મતગણતરી કાર્યમાં રોકાયેલાં અધિકારી કર્મચારીઓનેકોઇ પ્રકારે અગવડ કે મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા પણ માર્ગદર્શન આપ્યું હતું ચૂંટણીપંચના આદેશ અનુસાર કોઇપણ વ્યકિત મતગણતરી ચાલતી હોયત્યાં મોબાઇલ સાથે પ્રવેશે નફીં તેનું કડક ચેકીંગ કરવા સાથે કોઇ પણ અનધિકૃત વ્યકિત નિયત કરાયેલ સીમારેખામાંપ્રવેશ કરે નફીં તે બાબત સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો ફતો નાથબ ચૂંટણી અધિકારી એમ

વિરલ રાણા સમાચાર વિભાગ જાહેરાત આકાશવાડ઼ીના સમાચાર સેવા વિભાગ દ્વારા લોકસભાની અને ચાર રાજ્યોની વિધાનસભાની ચ્રંટણીના પરિણામની સાચી અને તાજી વિગતો આપવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

વિરલ રાણા કરછ માલધારી ઘાસ વિતરણ અપૂરતા વરસાદના કારણે દુકાળનો સામનો કરી રહેલા કચ્છના માલધારીઓ પોતાના સાત હજાર જેટલા પશુ સાથે અમદાવાદ નજીક સાણંદ ખાતે સ્થાયી થયા છે આ પશુઓને ઘાસ મળી રહે તે માટે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરતથી દરરોજ વીસ હજાર કિલો ઘાસ સાથે એક ટ્રક મોકલવાનો નિર્ણય લેવાયો હતો જેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે